આજે ટ્રાફિકના નવા નિયમો તથા દંડની જાહેરાત થશે

આજે મહોરમ નિમિત્તે રાજ્યભરમાં તાજિયા જુલુસનું આયોજન

ગુજરાત દરેક ક્ષેત્રે અપ્રેસર રહ્યું છે ત્યારે કાયદાક્ષેત્રે જરૂરી સુવિધાઓ ઉભી કરી પેન્ડેન્સી ઘટાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે ગઈકાલે અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં અંદાજે રૂા

સુભાષ રેડ્રી અને ન્યાયમૂર્તિ એમ

શાહે ખુલ્લુ મુક્યું હતું મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જિલ્લા ન્યાયલય ભવનો પણ અદ્યતન અને સુવિધાપૂર્ણ બનાવાયા છે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી આર સુભાષ રેક્રીએ જણાવ્યું હતું કે અહી ઉપલબ્ધ કરાયેલી માળખાગત સુવિધાઓ કેસોના નિકાલને વધુ ઝડપી અને પરિણામલક્ષી બનાવાશે આ ભવન દેશના આખા માટે મોડલ ભવન બનશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો

ઉલ્લેખનીય છે કે નવા મોટર વ્હીકલ એક્ટના અમલ અંગે ગત સપ્તાહે મુખ્યંત્રીના અધ્યક્ષસ્થાને ગૃહવિભાગ વાહન વ્યવહાર વિભાગ અને નાણા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ટ્રાફીકના નવા નિયમો અંગેના તમામ પાસાની ચર્ચા કરવામાં આવી હતી શ્રી રૂપાણી આજે બપોરે આયોજીત પત્રકાર પરિષદમાં ટ્રાફિકના નવા નિયમ મુજબ કેટલો દંડ લેવાશે તે અંગે જાહેરાત કરશે

નવસારીમાં ચીખલી ખેરગામમાં સાત ઇંચ વાસંદામાં ચાર ગણદેવીમાં ત્રણ તો નવસારી જ લાલપોરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે વલસાડમાં સાત ઈંચ કપરાડા ધરમપુર પારડી અને વાપીમામં ચાર જ્યારે ઉમરગામમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે

ડાંગ જિલ્લામાં વરસાદના પગલે અંબિકા પૂર્ણ અને ગિરા નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ખાતે બે ઇંચ અને મેંદરડામાં સવા બે ઇંચ વરસાદ થયો છે આણંદ જિલ્લા તથા શહેરમાં પણ કાલે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો

અમરેલી જિલ્લાના ખાંભામાં ગઈકાલે છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ગીરમાં ભારે વરસાદના પગલે અમરેલી થી વેરાવળ જતી ટ્રેન રદ કરાઇ હતી વેરાવળથી અમરેલી જતા ટ્રેન પણ હાલ રદ કરાઇ છે અમદાવાદ જિલ્લામાં ગઇકાલથી વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ગત રાત્રે દોઢ ઈંચ તો અમદાવાદ શહેરમાં લગભગ એક ઈંચ જેટલો વરસાદ થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બોટાદનો સુખભાદર ડેમ ઓવર ફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અરવલ્લના ધનસુરા મોડાસા અને મેઘરાજમાં પણ સારો વરસાદ વરસ્યો છે ધનસુરામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે કચ્છમાં માંડવીના નાના મોટા ભાળિયા બીદડામાં ધોધમાર વરસાદ તો આદિપુર બરાયામાં વરસાદી ઝાપટાં પડ્યા છે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થશે

મોહમંદ પયગમ્બરના દોહિત્ર હજેત ઇમામ હુસેન અને તેમના સાથીઓએ માનવતાના મુલ્યો બચાવવા વહોરેલી રાહાદતની યાદમાં આજે મહોરમ મનાવાશે રાજ્યભરના વિવિધ શહેરોમાં આજે તાજિયા જુલુસનુ આયોજન કરાયુ છે

જોહરની નમાઝ બાદ આ જુલુસ પરંપરાગત રૂટ પર ફરી સાંજે અન્ય જુલુસો ને મળશે જ્યાં અમદાવાદના મેયર તથા રાજકીય નેતાઓ જુલુસનું સ્વાગત કરશે

જામનગર શહેરમાં મહોરમ નિમિત્તે કાલત્મક તાજીયાના ભવ્ય જુલુસનું આયોજન કરાયું છે

કંકાપુરા ગામના પ્રખ્યાત અને આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર એવા રામજી મંદિરે ખાતે યોજાયેલા આ મેળામાં રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને આણંદ જિલ્લા પ્રભારીમંત્રી જયદ્રથસિંહ પરમાર સદ્દભાગી થયા હતા

ટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે

વાઇફાઇ સેવાનો લાભ પ્રાપ્ત કરનાર સ્ટેશનમાં પાટણ ખલીપુર કાંસા વાયડ શિહી કામલી અને ધારેવાડા રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે